ત દિલ્ફી પોલીસે જામીયા મીલીયા ફીંસા કેસમાં આરોપનામું રજૂ કર્યું શારજીલ ઇમામને ઉશ્કેરણી કરનાર ગણાવ્યો ત્રીજી માર્ચ સુધી ન્યાયિક અટકાયત હેઠળ

બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે કાપડઉદ્યોગ દવાઉદ્યોગ રસાયણ ઓટોમોબાઇલ રંગ તથા ટેલીકોમક્ષેત્ર દ્વારા રજૂઆત થઇ હતી

નાણામંત્રી આવતીકાલે સંલઝ્ન સચિવો સાથે બેઠક યોજશે અને સમીક્ષા બાદ કેટલાંક પગલાં લેશે તેમણે કહ્યું કે ભાવવધારા અંગે ચિંતાની બાબત નથી તથા મેઇક ઇન ઇન્ડિયા ઝુંબેશને અસર અંગે કહેવું કવેળાનું ગણાશે

ચીનથી આવેલા આ લોકોના કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યા છે તેમાં માલ્દીવ્સથી આવેલા સાત નાગરિકોનો પણ સમાવેશ થાય છે

જાપાન સરકારે તમામના ટેસ્ટ કર્યા છે જાપાનના આરોગ્યમંત્રી કત્સુનોબુ કાતોએ જણાવ્યું કે જેના ટેસ્ટ નેગેટીવ આવ્યા છે તેમને જહાજમાંથી આવતીકાલે મુક્ત કરાશે

દિલ્ફી પોલીસે શારજીલ ઇમામને ઉશ્કેરનાર ગણાવ્યો છે જો કે કોઇપણ વિદ્યાર્થી સામે આરોપ મૂકાયા નથી

આ ઉપરાંત ફીંસામાં સંકળાયેલા લોકોના ફોટા પણ પોલીસ બહાર પાડશે આ કેસમાં જામીયા વિસ્તારમાંથી આટ અને ન્યૂ ફ્રેન્ડસ કોલોની પાસેથી નવ જણાની અટકાયત કરાઇ છે હીંસામાં પોપ્યુલર ફન્ટની ભૂમિકાની તપાસ થઇ રહી છે

નાગરિત સુધારા કાયદાના અમલથી ગભરાવાની જરૂર નથી કારણ કે તે કોઇનું નાગરિકત્વ છીનવી લેતો નથી નાગરિક નોંધણીપત્રક અંગે શ્રી ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે આ અંગે દેશવ્યાપી કોઇ કવાયતની દરખાસ્ત નથી એટલે ચિંતાની જરૂર નથી

નાણામંત્રી સુરેશ ખન્નાએ રજૂ કરેલું આ ચોથું અંદાજપત્ર છે નાયબ મુખ્યમંત્રી ડોકટર દીનેશ શર્માએ તેને વિધાનપરિષદમાં રજૂ કર્યું હતું

એક પ્રવાસન અંગેની યાદીમાં જણાવ્યા અનુસાર નીનેવેહ સલાહુદ્દીન દીયાલા અનબર અને કીરકુક પ્રાંત અસલામતિ હેઠળ છે જેની પાશે રોજગાર પરવાના છે અને વિઝા છે તેઓ ઇરાક પરત જઇ શકે છે આ અંગે બગદાદમાં ભારતીય દૂતાવાસ કે એરબીલના વાણીજય દૂતાવાસોને જણાવી ઇરાક જઇ શકે છે ધાર્મિક હેતુથી જવા માંગતા નાગરિકો વિઝા અને રીટર્ન ટીકીટ હોય તો નજફ અને કરબલા જઇ શકે છે જો કે પડોસી સિરિયામાં નહીં જઇ શકે ગયા મહિને સલામતિના કારણોસર ઇરાકનો પ્રવાસ ન કરવા સલાહ આપવામાં આવી હતી

મત્સ્યોદ્યોગ અને પશુપાલન તથા ડેરી મંત્રાલયના જણાવ્યા અનુસાર દ્રધનું ઉત્પાદન માટે પ્રયત્નો ચાલી રહ્યા છે

તાજેતરમાં દૂધની ગુણવત્તા વધારવા માટે ગ્રામીણ સ્તરે ચકાસણીનાં સાધનો આપવાનો કાર્યક્રમ શરૂ કરાયો છે

આ ઉપરાંત મહામંત્રી પી મુરલીધર રાવની ઝારખંડ વિધાનસભા પક્ષના નેતા યૂંટણી નિરીક્ષક તરીકે નિમણુંક થઇ છે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે

નફાએ તેને મંજૂરી આપી છે

અને તેના વિકાસ પર પ્રધાનમંત્રી પોતે નજર રાખી રહ્યા છે

અર્નેસ્ટ એન્ડ યંગ દ્વારા ભારતીય અર્થતંત્ર અંગેની પુસ્તિકામાં રજૂ કરાયેલા અહેવાલમાં ખાનગી મૂડી અને ઉદ્યોગ સાહસિકતાની કામગીરીને વખાણવામાં આવી છે

જયશંકર ગુરૂવારે ઉદઘાટન કરશે પહેલી માર્ચ સુધી ચાલનારા આ ફિલ્મ મહોત્સવમાં વિદેશમાં પ્રયલીત ભારતીય ફિલ્મ તથા નવી વેપાર તકને આવરી લેવાઇ છે માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારતીય ઉદ્યોગ મહામંડળના સહયોગથી આ મહોત્સવમાં ભાગ લઇ રહ્યું છે